આ બેઠકમાં આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત હતા પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોએ અત્યાર સુ ધી કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી

પી શાહ મેડીકલ કોલેજમાં કોરોના વાયરસના પરિક્ષણની સુવિધા શરૂ કરાઈ છે તેમજ સુ રત્રાજકોટ અને વડોદરા ખાતે પણ કોરોના પરિક્ષણની સુવિધા ઉલી કરવાની તૈયારીઓ શરી કરી છે સત્તાવાર યાદી મુજબ રાજયમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી રાજ્યમાં અમદાવાદ અને સુરત વિમાન્મથકે રાજ્યમાં આવતા મુસાફરોના સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે

વિવિધક્ષેત્રે મહિલાઓની સિઘ્ઘિને બિરદાવવામાં આવી રહી છે

પેપર બોક્સ ઓથોન્ટીકેશન એન્ડ ટ્રેકીંગ એપ્લિકેશનથી વર્ગખંડોમાં પ્રશ્નપત્રોના પાર્સલ સીલબંધ પર્હોચ્યા છે કે નહિ તેની માહિતી હવે મોબાઈલ દ્રારા મળતી થઈ છે શિક્ષણમંત્રી ભુ પેન્દ્રસિંહ યુ ડાસમાં શિક્ષણ સચિવ વિનોદ રાવ અને માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ

તો ભુજ નગર પાલિકા દ્રારા યોજાનાર મહિલાઓ માટે મેડીકલ કેમ્પ અને બેસ્ટ લાઈફ ફોર સીનીયર્સ સેમીનાર રદ કરાયા છે આસીડીએસ અને મહિલા તથા બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્રારા આજે યોજાનાર મહિલા દીનના કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા છે તેવુ એક યાદીમાં જણાવાયુ છે તો ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિના પ્રમુખ સામતભાઈ મહેશ્વરીના જણાવ્યા અનુસાર સમગ્ર રાજયમાં ભાજપ અનુસુચિત મોરચલી બે દિવસીય શિબિર યોજાવાની હતી તે પણ રદ કરવામાં આવશે અને હવે નવી તારીખો જાહેર કરવામાં આવશે જાગ તિ વકીલ